આ ખરડામાં સરકારને કોઇ ત્રાસવાદી પ્રવૃતિ માટે જવાબદાર હોય તેને ત્રાસવાદી જાહેર કરવાનો અધિકાર મળેછે

એ ના મફાનિથામકને તેની સંપિત જ પ્ત કરવાનોચિધકાર છે

નવી દિ લ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્ર સારણ મં ત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતું કે તેના કારણે ખાંડના ભાવો સ્થિર રહેશે અને ખાંડ ઉત્પાદકો તથા શેરડી પકવતા ખેડુતોનાં ફિત જળવાઇ રહ્શે

માહિતી અને પ્ર સારણ મં ત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધતા ક હ્યુ કે સરકારે આધારને ઓળખકાર્ડ બનાવવાનું નક્કી કર્યુ છે જેથી સરકાર તરફથી મળતાં સબસીડીના લાભ સીધા પોતાના બેન્ક ખાતામાં લઇ શકાય અને મધ્યસ્થીઓને દુર કરી શકાય

એસ ટી

જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે

એસ ટી

રાજ્યની તમામ જિલ્લા તિજોરી કચેરીઓ દ્વારા ઓનલાઇન ઇ પેમેન્ટથી ચુકવણું કરવામાં આવે છે નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં મંજૂર કરવામાં આવી છે

તેમ રાજયના મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ વિધાનસભામાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પુછેલા એક સવાલના જવાબમાં જણાવ્યુ હતું

કચ્છમાં માધાપર નવચેતન અંધજન મંડળ દ્રારા આ કામગીરી ફાથ ધરવામાં આવી છે

જે દ્રારા એક કલાકમાં ર ફજાર પાના તૈયાર કરાય છે કચ્છ ઉપરાંત રાજકોટગાંધીનગરસુરેન્દ્રનગર જુનાગઢ વલસાડ અને સાબરકાંઠા જિલ્લાની શાળાઓમાં નોંધણી કરી પુસ્તકો આપી દેવાયા છે આશુતોષ અંતાણી કચ્છ વરસાદ ગઈકાલે પુર્વ કચ્છના વાગડ પંથકમાં મેઘકૃપા અવિરતા રહિ હતી ગઈકાલે બુધવારના રાપર તાલુકાના નંદાસરરવડાવરી સફિતના વિસ્તારોમાં ધીમીધારે એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જો કે એ સિવાય કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોમા વરસાદ થયો હોવાનું નોંધાયુ નથી

ફવે વિજેતા રાજયરક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે